તેના લીધે બીજા બે દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં યાલુ રહેવાની શક્યતા છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જોરદાર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં તેના લીધે ખેતરમાં ઉપાડીને ઢગલા કરેલી મગફળી વીણી માટે તૈયાર કપાસ વગેરે પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે

સમગ્ર જિલ્લામાં અસહ્ય બફારો અને ઉકળાટ પછી આજે સવારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને દોઢ છેંચ જેટલું પાણી પડ્યું હતું આ દરમિયાન બે રહેણાંક વિસ્તારોમાં વીજળી પડી હતી તેના કારણે એક મહિલા દાઝી ગઇ હતી જ્યારે ચાર પાંચ મકાનોનાં વીજઉપકરણોને નુકશાન થયું હતું

નિપાબેન રાવલના હસ્તે આજે સંપન્ન થયો

મીટર જગ્યામાં આગામી સમયમાં નવીન કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવશે પ્રાસંગીક ઉદ્વોધન કરતાં તેમણે જણાવ્યું કે ચાણસ્મા અદાલતનો ઈતિહાસ ઘણો જૂનો છે સર્વોચ્ય અદાલત વડી અદાલત અને રાજ્ય સરકારે છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળી રહે તે માટે શ્રેષ્ઠ આયોજન કર્યૂં છે

ઇમારતનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે

ત્યારે કોરોના કહેર વચ્ચે પણ શહેરવાસીઓ દ્વારા સરકારના નિયમોને ધ્યાને લઈ સાદાઈ પૂર્વક નવરાત્રિ ની ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના અનેક વિસ્તારોમાં નાની મોટી ગરબીની શરૂઆત કરવામાં આવી છે

કોરાના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તે ખાસ તકેદારી રાખી સેનેટાઈઝિંકની કામગીરી કરવામાં આવી હતી